પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે જવા આજે રવાના થશે મહારાષ્ર્માં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક બાદ ભાજપ શિવસેના વચ્ચે સત્તા વહેંચણી સ્પષ્ટ થશે

અર્જેન્ટીનામાં ડાબેરી વિચારસરણી તરફી અલબર્ટો ફર્નાન્ડીઝનો રાષ્ર પ્રમુખપદની યૂંટણીના પહેલા રાઉન્ડમાં વિજય થયો છે ભારતની સાત્વિક સાંઈરાજ રાંકીરેડ્રી અને ચિરાગ શેદ્દીની જોડીએ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની પુરૂષોની ડબલ્સની સ્પર્ધામાં રજતચંદ્રક મેળવ્યો છે

તેઓ આજે રાત્રે રિયાધ પહોંચશે

દાવોસ ઓફ ધ ડેઝર્ટ તરીકે ઓળખાતી આ બેઠકમાં સાઉદી અરેબિયાને મૂડીરોકાણનું કેન્દ્ર તરીકે રજૂ કરવામાં આવે છે પ્રધાનમંત્રી સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સૌદ સાથે દ્વિપક્ષીય બાબતો અંગે તથા ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન સલમાન સાથે પ્રતિનિધિસ્તરની વાતચીત કરશે પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની આ બીજી સત્તાવાર મુલાકાત દરમ્યાન ભારત અને સાઉદી અરેબિયા દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા નાગરીક ઉડ્ડયન સલામતી ક્ષેત્રનો સહકાર બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રો સહિત ઘણી સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરાશે વિદેશ બાબતોના મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ ટી

તિરૂમૂર્તિએ જણાવ્યું છે કે ભારત અને અરેબીયા મહારાષ્ટ્રના રાયગડ ખાતે રિફાઈનરી સ્થાપવાના પ્રોજેક્ટને આખરી ઓપ આપે તેવી સંભાવના છે

આ પ્રસંગે ભારતીય સેનાની નોંધપાત્ર કામગીરી તથા તેમની વીરતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના સાહસ અને ક્ષમતાના કારણે જ કેન્દ્ર સરકાર અત્યાર સુધી અશક્ય જણાતો નિર્ણય લઈ શકી છે પ્રધાનમંત્રીએ દેશની સલામતી સંભાળતા જવાનોનો દેશવાસીઓ વતી આભાર માન્યો હતો તેમણે કહ્યું કે દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેનારાઓની સંખ્યામાં થઈ રહેલો વધારો દર્શાવે છે કે નાગરિકો સલામતી દળો પ્રત્યે આદરની ભાવના ધરાવે છે

પ્રધાનમંત્રીએ સૈનિકોના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્વતા દોહરાવી હતી રાજૌરીથી પાછા ફરતી વખતે પ્રધાનમંત્રીએ પઠાણકોટ ખાતેના ભારતીય હવાઈદળના મથકની મુલાકાત લઈને સૈનિકો સાથે સંવાદ કર્યો હતો

દરમિયાન ભાજપે ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું છે ભાજપના બળવાખોર ઉમેદવાર ગીતા જૈન અને રાજેન્દ્ર રાઉતે એક અપક્ષ રવિ રાણા સાથે ભાજપને સમર્થન જાહેર કર્યું છે તો બીજી તરફ નવા ચૂંટાયેલા વિદર્ભ વિસ્તારના બયુ કડુ અને રાજકુમાર પટેલે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા બાદ શિવસેનાને સમર્થન જાહેર કર્યું છે

આના લીધે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં ગંભીર અસર થઈ શકે છે

ઉલ્લેખનિય છે કે કાશ્મીર વિભાગમાં બોર્ડ પરીક્ષાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે સ્ક્રલ બોર્ડના સચિવે પરીક્ષાના વાસ્તવિક સમય પહેલા સંબંધીત વિસ્તારના પોલીસ મથકોમાં પરીક્ષાને લગતી સામગ્રી પહોંચાડવાનું સુચના સંબંધિતોને આપી છે પરીક્ષા પૂર્ણ થયા બાદ લખાયેલી ઉત્તર વહીઓ અને અન્ય સામગ્રી એ જ પોલીસ મથકમાં મુકાશે

આ વખતના તકેદારી સપ્તાહની વિષયવસ્તુ છે પ્રામાણિકતા જીવનનું એક અવિભાજ્ય અંગ તકેદારી પંચનું કહેવું છે કે યોગ્ય નિયમો સાથેના વર્તનના કારણે પ્રામાણિક ભેદભાવ વગરના અને ભ્રષ્ટાચાર વિનાના સમાજની રચના થવાની હોવાથી આ વખતની વિષય વસ્તુ યુવાઓને આકર્ષશે તકેદારી પંચે બધા જ કેન્રી ીય સરકારી મંત્રાલયો અને સંસ્થાઓને પોતાની સંસ્થાઓમાં તકેદારી સપ્તાહની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવાનો નિર્દેશ આપ્યો છે

આ માટેની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે

પ્રધાનમંત્રી શ્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહાન નેતાને શ્રદ્ધાંજલી આપવા માટે ગુજરાતના કેવડિયા જશે

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગઇકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમ દેશના યુવાનોને આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો

હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે કરી રહ્યા છે પરંપરા મુજબ કાર્તિક મહિનાના પ્રથમ દિવસે શરૂ થતાં વિક્રમ સંવતના પ્રારંભને બેસતું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે નવા વર્ષની ઉજવણીમાં ગત વર્ષની અપ્રિય સ્મૂતિઓને ભુલી જઈને લોકો નવી આશા અને ઉત્સાહ સાથે નવા વર્ષનો પ્રારંભ કરે છે

આ સાથે જ બજાર તરફી નીતિ ધરાવતા મોરીસીઓ મેક્રીના વિવિદાસ્પદ શાસનકાળનો અંત થયો છે

તેમના વિજય સાથે ભુતપૂર્વ રાષ્ટ્રવપ્રમુખ ક્રિસ્ટીયાના ક્રિનચેર પણ પાછા ફરશે અને તેઓ ઉપરાષ્ટ્રવપ્રમુખ બનશે

તેને સૌથી ખુંખાર આતંકવાદી દળ સામેનો મહત્વનો વિજય ગણાવી શકાય બગદાદી સામેની કાર્યવાહી જાણતા ખુબ જ જુજ લોકોમાં માર્ક એસ્પરનો સમાવેશ થાય છે અને તેમણે આ સમગ્ર મિશનને વ્હાઈટ હાઉસમાં તૈયાર કરાયેલા ખાસ કક્ષમાંથી પ્રત્યક્ષ નિહાબ્યું હતું બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને બગદાદીના મૃત્યુને અગત્યની પળ ગણાવીને અમેરિકાના સૈનિકોની કામગીરીની પ્રશંસા કરી હતી

સ્પર્ધાની ફાઈનલમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની જોડીનો ઈન્ડોનેશિયાની માર્કસ ગિદીઓન અને કેવીન સુકામુલ્જોની જોડી સામે પરાજય થયો હતો

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના કાર્યકારી વડા નિઝામુદ્દીન ચૌધરીએ જણાવ્યું છે કે આ મુદ્દે તેઓ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટનું મંતવ્ય લેશે